કેન્દ્ર સરકારે દેશમાં બાર હજાર પાંચસો આયુષ હેલ્થ અને વેલનેસ સેન્ટર શરૂ કરવાનો લક્ષ્યાંક નકકી કર્યો છે કર્મચારી રાજય વીમા નિગમ શ્રીનગરમાં સો અને લેહમાં ત્રીસ બેડવાળી હોસ્પીટલ ખોલશે

તેમાંથી મળનાર ભંડોળનો ઉપયોગ ગંગા સંરક્ષણના કાર્યોમાં કરવામાં આવશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વિત્ઝરલેન્ડની કંપનીઓને ભારતમાં રોકાણની તક જાણવા ઇન્જિયા ઇન્વિસ્ટમેન્ટ ગ્રિડ ઓનલાઈન પોર્ટલની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે

વિદેશ વેપાર મહાનિયામકની કચેરીએ ગઈકાલે તેનું જાહેરનામું બહાર પાડયું લધુત્તમ વિકાસ કિંમત એ છે જેનાથી નીચે વિકાસની પરવાનગી નથી હોતી કેન્દ્ર સરકારે ગયા મહિને ડુંગળીની જમાખોરી વિરૂધ્ધ સખત કાર્યવાહીની ચેતવણી આપી હતી મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત ડુંગળીના મુખ્ય ઉત્પાદક રાજયોમાં પુરને કારણે તેના જથ્થાને લઈને શંકાઓ વધી હતી દરમિયાન રાજય ફસ્તગતની એમ એમ ટી સી એ પુરવઠો પુરો પાડનારાઓને પાકિસ્તાનથી ડુંગળી આયાત કરવા પર પ્રતિબંધ મુકયો છે અને બે હજાર ટન આયાત માટે ટેન્ડરમાં ફેરફાર કર્યા છે તેમાં કહ્યું છે કે ટેન્ડર ભરનાર પાકિસ્તાન સિવાય કોઈપણ દેશમાંથી ડુંગળી આયાત કરી શકશે

જેમાંથી યાર હજાર કેન્દ્રો આ વર્ષે ખોલાશે આયુષ મંત્રી શ્રીપાદ ચેશો નાઇકે ગઈકાલે નવી દિલ્હીના સફદરજંગ હોસ્પિટલ ખાતે યુનાની મેડિકલ સેન્ટર અને સિધ્ધા કલીનીકલ રિસર્ચ યુનિટનું ઉદઘાટન કરતા આ મુજબ જણાવ્યું હતું શ્રી નાઇકે દેશના જુદા જુદા ભાગોમાંથી સફદરજંગ હોસ્પિટલમાં આવતા દર્દીઓને યુનાની મેડિકલ સેન્ટર અને સિધ્ધા કલીનીકલ યુનિટ દ્વારા સારી સારવાર મળી રહેશે તેવી આશા દર્શાવી હતી તેમણે કહયું કે આયુષ્માન ભારતના ભાગરૂપે આયુષ મંત્રાલય દેશભરમાં દોઢ લાખ ફેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ પર સેવા આપશે

શ્રમ અને રોજગારમંત્રી સંતોષ ગંગવારની અધ્યક્ષતામાં નવી દિલ્ફીમાં નિગમની બેઠકમાં તેની મંજુરી આપવામાં આવી કર્મચારી રાજય વીમાના લાભાર્થીઓને આયુષ્માન ભારત પેકેજના દરે રોકડ રહિત ચિકિત્સા સારવાર સેવા ઉપલબ્ધ કરાવાનો નિર્ણય કર્યો હતો

તેમણે કહ્યું કે વિવિધ જમીનોને એક કરવા અને ત્યાં આવાસીય અને સામાજીક માળખું વિકસીત કરવામાં ખાનગી ક્ષેત્ર સક્રીય ભૂમિકા ભજવશે તેઓ ગઈકાલે નવી દિલ્ફીમાંં દીલ્ફી વિકાસ પ્રાધિકરણ દ્વારા આયોજિત લેન્ડ પુર્લીંગની એક પરિષદને સંબોધિત કરી રહયાં હતા તેમણે કહ્યું કે નિર્ધારીત નિયમો અને માર્ગદર્શિકા અનુસાર જમીનના માલિક અથવા કોઈપણ આકારના જમીન ભાગના માલિક મળીને લેન્ડ પુલનો વીકાસ કરી શકે છે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય રાજધાની યોજના બોર્ડની બેઠકને સંબોધિત કરતાં હરદીપ પુરીએ કહ્યું કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના રાજયોને ક્ષેત્રના નાગરીકો માટે વધુ સારૂ ભવિષ્ય બનાવવા માટે એક સાથે કામ કરવું પડશે તેમણે કહયું કે આ બોર્ડ આંતરરાજય અને આંતર એજન્સીમાં સમન્વય અને ક્ષેત્રીય વિકાસ માટે દેશમાં અનોખુ ઉદાહરણ છે

તેનાથી ખેડતોની આવક વધારવામાં મદદ મળશે

આ ભંડોળ ટુંક સમયમાં મળે તેવી આશા છે

તેમાંથી ત્રણ ઉત્તર પુર્વ અનેબે જમ્મુ કાશ્મીરમાં રહેશે બિન સરકારી સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના આવેદનોને મંજુરી મળી ગઈ છે શ્રી જાવડેકરે કહયું કે આ સામુદાથિક રેડીયો સ્ટેશન આવતા છ મહિનામાં શરૂ થઈ જશે

તેમણે ઉમેર્યુ કે સામાન્ય ભારતીય નાગરીકોના સશકિતકરણ માટે આપણે પ્રૌદ્યોગીકીનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવાનું છે તેઓ ગઈકાલે મુંબઈમાં નેલ્કો સમુદ્રી સંચાર સેવાઓના શુભારંભમાં બોલી રહયાં હતા નેલ્કો સમુદ્રી ક્ષેત્રમાં બ્રોડબેન્ડ સેવાઓ પુરી પાડશે આ પ્રસંગે સંચાર રાજયમંત્રી સંજય ઘોત્રેએ મેરી ટાઈમ કમ્યુનિકેશન માટેના શ્વેતપત્રને ખુલ્લુ મુકયું

અને તેમની સમસ્યાઓનો ઉકેલ શોધવા ચર્ચા વિચારણા કરી શ્રી પ્રધાને સ્ટીલ ઉદ્યોગને સરકાર તરફથી સંપૂર્ણમ સમર્થન અને સહકાર આપવાનું આશ્વાસન આપ્યું મંત્રીશ્રીએ આ ઉદ્યોગની જરૂરિયાતાને પૂરી પાડવા વધુ મૂલ્યવર્ધન કરવા જણાવ્યું હતું

ઈન્ટરપોલ પ્રમાણે પ્રવર્તન નિદેશાલયની વિનંતી પર આ નોટીસ બહાર પડાઈ છે

બે હજાર સાતસો બોત્તેર ઉપહારોની નિલામી ત્રણ ઓકટોબર સુધી ચાલશે જેમાં પાઘડીઓ શાલ તૈલ ચિત્રો તલવારી વગેરેનો સમાવેશ થાય છે તેની નિલામી એનઆઈસી દ્વારા ડિઝાઈન કરાયેલા ઓનલાઈન પોર્ટલ ઉપર કરાશે તેમ સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ પટેલે જણાવ્યું હતું તેમાંથી મળનાર ભંડોળનો ઉપયોગ ગંગા સંરક્ષણના કાર્યોમાં કરવામાં આવશે હાલમાં આ ઉપહારો નવી દિલ્હીની નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આટર્સમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે શ્રી પટેલે કહયું કે આ વસ્તુઓની લઘુત્તમ કિંમત બસ્સોથી શરૂ કરીને મહત્તમ અઢી લાખ રૂપીયા નકકી કરાઈ છે

ભારત અને સ્વિત્ઝલેન્ડના ઉદ્યોગ મંડળોની ગઇકાલે યોજાયેલી બેઠકમાં શ્રી કોવિંદે જણાવ્યું હતું કેસ્વિત્ઝલેન્ડ અદ્યતન ટેકનોલોજીનું કેન્દ્ર છે જ્યારે ભારત પાસે વૈશ્વિક સ્તરનું માનવ સંશાધન છે જેના કારણે બંને દેશો પાસે રોકાણ ટેકનોલોજી વિજ્ઞાન અને કૌશલ્યના આદાન પ્રદાનથી પરસ્પર લાભની ઘણી તકો છે શ્રી કોવિંદે વધુમાં જણાવ્યું હતું કે બર્ન ખાતે સ્વિત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ મોરેર સાથે થયેલી વાતયીતમાં બંને દેશો વચ્ચે ઉદ્યોગ જાડાણ વધારવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો

વેકૈયા નાયડુએ કહ્યું કે ન્યાયિક પ્રક્રિયામાં સુધારાની જરૂર છે ભુતપુર્વ નિયંત્રક અને ઓડીટર જનરલ વિનોદ રાય દ્વારા લેખિત પુસ્તક રીથીન્કીંગ ગુડ ગવર્નન્સનું અનાવરણ કરતા શ્રી નાયડુએ સર્વોચ્ય અદાલતના વિસ્તાર અને દેશના વિવિધ ભાગોમાં તેની વધુ શાખાઓ ખોલવાની જરૂરીયાત પર ભાર મુકથો

તેમણે ભારપુર્વક કહથું કે તેનાથી નવા પડકારોના ઉપાયો શોંધવામાં વિવિધ પક્ષોની મદદ મળી રહી છે ભારતીય વેપાર અને ઉદ્યોગ પરિસંઘ ફીકકીના યુવા નેતા મંચના આયોજનમાં કાપડમંત્રી ઈરાનીએ એ સ્પષ્ટ કરતા ઘણા આંકડા આપ્યા કે રોજગારના ઘણા અવસરો ઉપલબ્ધ કરાવાઈ રહયાં છે

હંસા પરિક્ષણ કેન્દ્ર ખાતે હાથ ધરાયું હતું આ સિદ્ધિ સાથે સ્વદેશી એરક્રાફ્ટ તેજસ ભારતીય નૌકાદળના વિક્રમાદિત્ય જહાજ ઉપર ઓન બોર્ડ લેન્ડીંગ કરી શકશે સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ કેટલાંક વર્ષોના પરીક્ષણ બાદ નેવીની ઉડાન પરોક્ષ ટુકડીએ તેજસનું સફળ પરીક્ષણ કર્યું હતું